નેપાળમાં યોજાનારી શિખર પરિષદની વિષયવસ્તુ છે બંગાળની ખાડીના વિસ્તારનો સાતત્યપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે વિકાસ નેપાળની આ મુલાકાત વખતે વિશ્વવિખ્યાત પંશુપતિનાથ મંદિર સંકુલમાં પ્રધાનમંત્રી નેપાળ ભારત મૈત્રી પશુપતિ ધર્મશાળાનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવાયો હતો હાલ સાત ટકા મોંઘવારી ભથ્થું મળે છે તેમાં બે ટકા વધારો કરાયો છે

જ્યાં વિવિધ જહાંજો એલ પી જી લાવીને સીધો આ પાઈપલાઈનમાં ખાલી કરશે

કુદરતની માર સફન કરી રહેલા પ્રદેશમાં ફજારોની સંખ્યામાં સ્વયંસેવકો રાફત સામગ્રીઓ એકઠી કરી મોકલાવી રહ્યા છે કચ્છ ગુજરાતની જનતા ફંમેશાં આવા કપરા સંજોગોમાં મદદ કરવા સદૈવ અગ્રેસર જ રહેતી હોય છે લોકપ્રતિનિધિ તરીકે તેમણે પણ પોતાનું યોગદાન આપ્યું છે